પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

શ્રી મોદીએ કહ્યું હતું કે સરકારે યોગ્ય સમયે લીધેલા નિર્ણયોના કારણે દેશમાં કોરોના વાયરસને ફેલાવાને રોકવામાં સફળતા મળી છે

તેમણે કહ્યું કે છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં વિદેશમાંથી હજારો ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે લાખો પ્રવાસી મજુરો પોતાના માદરે વતન પહોંચ્યા છે

દેશમાં કોરોનાના કારણે મૃત્યુનો દર અન્ય દેશો કરતા ઘણો ઓછો છે લોકડાઉન દરમિયાન આપણે દેશમાં ટેસ્ટિંગ લેબ હોસ્પિટલોની સુવિધા ઓક્સીઝન ની પ્રાપ્યતા તેમજ તાલીમબદ્ધ માનવશક્તિ વગેરે ઉભી કરવામાં સફળ રહ્યા છીએ

જોકે મૃત્યુનો દર ઓછો હોવાનો સંતોષ છે આપણા દેશમાં ચેપ લાગવાની પ્રક્રિયા ધીમી છે અને વધ્ લોકો સારા થઇ રહ્યા છે જેથી આપણને તૈયારી કરવાનો સમય મળી રહે છે શ્રી ભાર્ગવે જણાવ્યું હતું કે કોરોના વાયરસ સામે ક્યારે વિજય મળશે તે કહેવું મુશ્કેલ છે પરંતુ વિજય અવશ્ય મળશે જ્યાં સુધી તેની રસી ન શોધાય કે આ વાયરસ સામે કોઈ દવા વિકસિત ન થાય ત્યાં સુધી આપણે તેની સામે લડતા શીખવું પડશે આ વાયરસને નિયંત્રણમાં લેતા કેટલાક મહિના લાગી શકે છે

છેલ્લા થોડા દિવસોમાં કોંગ્રેસનું સંખ્યાબળ તૂટવાને કારણે ભાજપના ત્રીજા ઉમેદવાર શ્રી નરહરિ અમીનના વિજય ની શક્યતાઓ વધી ગઈ છે ત્યારે કોંગ્રેસના બે દિઝાજ નેતાઓ શ્રી શક્તિસિંહ ગોહિલ અને શ્રી ભરતસિંહ સોલંકીમાંથી એક ઉમેદવારે પરાજય સહન કરવો પડે તેવી સંભાવના છે કોંગ્રેસ અગાઉથી જ સ્પષ્ટ કરી ચુકી છે કે તેમના પ્રથમ પસંદગીના ઉમેદવાર શ્રી શક્તિસિંહ ગોહિલ છે જોકે શ્રી ભરતસિંહ સોલંકીએ હાલમાં જ અંબાજી માતાના મંદીરે દર્શન કરીને આશીર્વાદ લેતા રાજકીય વાતાવરણ હજુ પણ ગરમ મનાય છે અમારા સંવાદદાતા યોગેશ પંડ્યા સૂત્રોને ટાંકીને જણાવે છે કે કોંગ્રેસ તેના ધારાસભ્યોને મતદાનના બે દિવસ પહેલા અમદાવાદ કે ગાંધીનગર નજીક કોઈ ફાર્મ હાઉસમાં ખસેડે તેવી શક્યતા છે જેથી મતદાનને દિવસે તેઓને સીધા જ વિધાન સભા સચિવાલય લઇ જઈ શકાય અત્રે એ યાદ આપીયે કે પોતાના ધારાસભ્યોને વધુ તૂટતાં બચાવવા કોંગ્રેસ દ્વારા હાલમાં તેમના ધારાસભ્યોને રાજ્યમાં જુદા જુદા સ્થળોએ રાખવામાં આવ્યા છે

તે મુજબ ગુજરાતમાં કેન્દ્રીય નિરિક્ષક તરીકે ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને મુંબઈનાપૂર્વ અધ્યક્ષ આશિષ સેલર આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવશે

કોંગ્રેસના નેતા રાહ્લ ગાંધીએ કરેલી ટ્વીટ અંગે પ્રતિક્રિયા આપતાં ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું છે કે ટ્વીટમાં મૃત્યુ પામેલા લોકો માટે સંવેદના કે શ્રધ્ધાંજલિને બદલે માત્ર રાજકીય રીતે ગુજરાતને બદનામ કરવાનો નિંદનીય પ્રયાસ કર્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે એકબાજુ કોંગ્રેસના આઠ ધારાસભ્યો કેન્દ્રીય કોંગ્રેસ નેતૃત્વની રીતી નીતિ અને આક્રોશ સામે રાજીનામા આપી દીધા છે

ચોમાસાની ઋતુમાં સિંહોનો પ્રજનન કાળ શરૂ થતો હોય પંદર જૂનથી પંદર ઓક્ટોમ્બર ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે સંવનન દરમિયાન સિંહ સિંહણ ને વિક્ષેપ ના પડે તે માટે રાજ્ય વન વિભાગ દ્વારા દર વર્ષે આ વેકેશન જાહેર કરવામાં આવે છે જો કે આ વર્ષે કોરોના અને લોક ડાઉન ને કારણે છેલ્લા ત્રણ મહિના થી સિંહ દર્શન બંધ જ રાખવામાં આવ્યું છે જ્યારે આજથી ચાર મહિના માટે સત્તાવાર વેકેશન પડી ગયું છે અમરેલી શહેરમાં પાણીના ખાડામાં ડુબી જવાથી એક જ પરિવારના બે બાળકોના મોત નિપજ્યા છે

ખાડો ઊંડો હોવાથી બંને બાળકો ડૂબી ગયા હતા આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા જવાનોએ બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા એક જ પરિવારના બે બાળકોના મોતથી પરિવારમાં માતમ છવાયો છે અસહ્ય ગરમીને કારણે બંને બાળકો રમતા રમતા પાણીના ખાડામાં સ્નાન કરવા પડ્યા હતા જોકે બંને બાળકોને તરત ન આવડતું હોવાથી ડુબી ગયા હતા આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

રાજકોટ શહેરમાં છ પોઝીટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે રાજકોટની ખાનગી સુપ્રા લેબોરેટરીમાં કોરોના પોઝીટીવના બે કેસ આવ્યા છે પાંચ શહેરના અને એક ગ્રામીણ વિસ્તાર મળી કુલ છ કેસ નોંધાયા છે

જેમાં ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કોરોનાના વધુ નવા બે પોઝિટિવ કેસ નોંધાયા છે દમણમાં ગઈકાલે ડાભેળના આતિયાવાડમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો જેમના સંપર્કમાં આ બે પુરૃષો આવતા તેઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા આજે આ બંને વ્યક્તિઓનો સેમ્પલ પોઝિટિવ આવતાં તેઓને મરવડની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

નવા પાંચકેસ પૈકી ત્રણ કેસ ભરૂચ શહેરમાંથી અને બે કેસ જંબુસરમાંથી નોંધાયા છે

સુરેન્દ્રનગર શહેરમાં આજે વધુ એક ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ અગાઉ બે દિવસ પહેલાં બે ડોક્ટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ત્રણ ડોક્ટર કોરોના પોઝિટિવ થયા છે

આકાશવાણી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે ઓછી તીવ્રતાના ભૂકંપ અને આફ્ટરશૉક ચાલુ રહે ત્યારે મોટા અને વિનાશક ધરતીકંપની શક્યતા ઘટી જાય છે માટે કચ્છના લોકોએ ભય પામવાની જરૂર નથી

દીવ અને દમણ અને દાદરાનગર હવેલીમાં આ દિવસો દરમિયાન હળવા ઝાંપટા પડશે

સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના છૂટા છવાયાં વિસ્તારોમાં ગઈકાલે વરસાદ થયો હતો